રાજ્યના બે વિદ્યાર્થીઓનો સમાવેશ રાજય સરકાર આજથી લધુત્તમ ટેકાના ભાવથી ખેડૂતો પાસેથી ડાંગર મકાઇ અને બાજરીની સીધી ખરીદી કરશે

લધુત્તમ ટેકાના ભાવે વેચાણ કરવા ઇચ્છતા ખેડૂતોએ ઓનલાઇન નોંધણી સંબધિત ગ્રામ પંચાયતમાં નજીકના એપીએમસી ખાતે તથા નિગમમાં ગોડાઉન કેન્દ્ર ખાતેથી કરાવી શકાશે રાજ્ય સરકારે ગુજરાત માર્ગ વાહન વ્યવહાર નિગમના ફિક્સ પગાર આધારિત કર્મચારીઓના વેતનમાં અંદાજે બમણો વધારો કર્યો છે

તમામ રાજકીય પક્ષો મતદારોને રિઝવવા એડીયોટીનું જોર લગાવી રહ્યા છે મુખ્યમંત્રી વિજય રૂપાણી આજે અમરાઈવાડી ખાતે ભાજપના ઉમેદવાર જગદીશ પટેલના સમર્થનમાં જંગી જાહેર સભા સંબોધશે

આ સંમેલનમાં ચૂંટણીના દિવસે પેજપ્રમુખોનું મહત્વ સમજાવી તેમની મહેનત થકી પેટા ચૂંટણીમાં ભાજપની જીત અંગે વિશ્વાસ વ્યક્ત કરાયો હતો

કેબિનેટ મંત્રી આર

ફળદુએ પ્રત્યેક યૂંટણી વિજયનો આધારસ્તંભ પેજપ્રમુખ છે તેમ જણાવતાં પેજ પ્રમુખની કામગીરીની વિરાદ છણાવટ કરી હતી દરમિયાન કોંગ્રેસના અગ્રણી નેતા પરેશ ધાનાણીએ ગઇકાલે રાધનપુર ખાતે ચૂંટણી પ્રચાર કર્યો હતો શ્રી ધાનાણીએ સવારે રાવલ સમાજ સાથે અને સાંજે પાટીદાર સમાજ સાથે બેઠક કરી હતી તેમણે સમી તાલુકાના ગામડાંઓની મુલાકાત લઈ યૂંટણી પ્રચાર કર્યો હતો મુખ્યમંત્રી વિજય રૂપાણી ગઇકાલે મુંબઈમાં ભાજપના યૂંટણી પ્રચારમાં જોડાયા હતા અને ભાજપ શીવસેનાના વિધાનસભાના ઉમેદવારને જીતાડવા અપીલ કરી હતી શ્રી રૂપાણીએ ઓશીબારા જોગેશ્વરી ખાતે ગુજરાતી સમાજના શ્રેષ્ઠીઓ સાથે સ્નેહ મિલન કરી વિકાસયાત્રામાં ભાગીદાર બનવા અપીલ કરી હતી આ ઉપરાંત શ્રી રૂપાણીએ બીકેસી ખાતે હીરા ઉદ્યોગના અગ્રણીઓ સાથે બેઠક કરી તેમની મુશ્કેલીઓના નિરાકરણ લાવવા પ્રયત્ન કરવાની ખાત્રી આપી હતી શ્રી રૂપાણીએ ગુજરાતી ફિલ્મ ઉદ્યોગ અને રંગમંચના કલાકારો સાથે સૌજન્ય મુલાકાત કરી ગુજરાતના કલાકારોનું હુન્નર વિકસે તે માટે કલા મહાકુંભનું આયોજન કરાશે તેમ જણાવ્યું હતું વિધાનસભાગૃહોના સુચારૃ સંચાલન માટેની દેશની મહત્વની સમિતિમાં ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શ્રી રાજેન્દ્ર ત્રિવેદીની નિમણૂંક થઈ છે લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાજી દ્વારા નવી દિલ્ફી ખાતે ઓગસ્ટ મહિનામાં મળેલી અખિલ ભારતીય વિધાનસભાના અધ્યક્ષશ્રીઓની બેઠકમાં આ નિર્ણય કરાયો છે આરોગ્ય સચિવ શ્રી ડૉ જયંતી રવિએ જણાવ્યું છે કે રાજ્યમાં વાહકજન્ય રોગોના નિયંત્રણ માટે તંત્ર સુસજ્જ છે

નાગરિકોની જાગૃતિના કારણે મેલેરિયા ડેન્ગ્યૂ જેવા વાહક જન્ય રોગોની તપાસના કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે

જયંતી રવિએ ઉમેર્યું કે રાજ્યમાં વાહક જન્ય રોગોના નિયંત્રણ માટે વીડિયો કોન્ફરન્સ દ્વારા જિલ્લાકક્ષાએ સતત મોનીટરીંગ કરવામાં આવી રહ્યું છે રાજયના સંવેદનશીલ વિસ્તારોમાં આરોગ્ય કમિશનરશ્રી સહિતના અધિકારીઓ ખડેપગે ફરજ બજાવી રહ્યા છે જામનગર મહાનગરપાલિકામાં ડેન્ગ્યૂ નિયંત્રણના સઘન અભિયાનના ભાગરૂપે ખાસ કિસ્સામાં એપિડેમિકના નાયબ નિયામકશ્રીની પ્રતિનિયુક્તિ કરવામાં આવી છે

ડેન્ગ્યૂ વિરોધી પ્રવૃત્તિ માટે રાજ્યકક્ષાએથી સતત મોનીટરીંગ કરાઈ રહ્યું છે

ગીર અભયારણ્ય માં વનરાજોનું વેકેશન પૂરું થાય છે અને આજથી આ રાષ્ટ્રીય ઉદ્યાન પ્રવાસીઓ માટે ફરી ખુલ્લું મુકાશે

આ દિવસો સિંહ માટે સંવનન કાળનો સમય હોય છે જેથી તેમને કોઈ વિક્ષેપના પડે અને વરસાદને કારણે જંગલ ના રસ્તાઓ પણ બંધ થઈ જતા હોય આ ચાર મહિના ગીર જંગલમાં વેકેશન જાહેર કરવામાં આવે છે

નેશનલ ઇનોવેશન ફાઉન્ડેશન દ્વારા ગઇકાલે ગાંધીનગરમાં અબ્દુલ કલામ ઇઝ્નાઇટ સ્પર્ધાના વિજેતાઓને એવોર્ડ એનાયત કરાયા છે

જ્યારે ઓડિશાના વૈભવ પરિડા પ્રજ્ઞાચક્ષુઓ માટે શૌચાલય બનાવી બીજા ક્રમે આવ્યો છે કર્ણાટકની પદ્મશ્રી જીએ મોટી થઈ શકે એવી ભોજન થાળી વિકસાવી ત્રીજો કમ મેળવ્યો છે પુરસ્કાર મેળવનાર વિદ્યાર્થીઓમાં રાજ્યના પાટનગર ગાંધીનગરના બે વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે ગાંધીનગરમાં બાલ મંદિરમાં ભણતી વિશ્વા ગોસ્વામીએ ઇનબિલ્ટ ડિટેચેબલ કાંચ ધરાવતી થાળી બનાવી છઠ઼ સ્થાન મેળવ્યું છે

વિજય હજારે ટ્રોફીમાં ગઇકાલે વડોદરા ખાતે બરોડા અને વિદર્ભ વચ્ચે રમાયેલી એક દિવસીય મેચમાં બરોડાનો સાત વિકેટે પરાજય થયો છે

પ્રથમ દાવની સરસાઇને આધારે મુંબઇને વધુ પોઇન્ટસ મળ્યા છે ગુજરાત તરફથી ઓપનીંગ બેટ્સમેન વેદ પટેલ સિવાય તમામ બેટ્સમેન નિષ્ફળ રહ્યા હતા અમદાવાદ ખાતે ચાલી રહેલી પ્રો કબક્રી લીગની બંને સેમી ફાઈનલ મેચ આજે રમાશે

ગીર સોમનાથ જિલ્લાના ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળે તે માટે પદ્મશ્રી સુભાષ પાલેકરની ઉપસ્થિતિમાં તલાલા તાલુકાના માધુપુર ગામે પ્રાકૃતિક ખેતી વિશે ખેડૂત શિબિર યોજાઈ ગઈ આ શિબિરમાં શ્રી પાલેકરે ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફ વળવા માર્ગદર્શન આપ્યું હતું તેમણે ખેડૂતોને કુદરતી ખેતીથી થતાં લાભ અને જુદા જુદા ખેત મોડલોની ઉપયોગી જાણકારી તથા ઓછા ખર્ચે ગુણવત્તા યુક્ત ઉત્પાદન અને આર્થિક લાભો વિશે સમજણ આપી હતી

ગાંધીનગરમાં સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતે ગઇકાલે વેધર વોચની બેઠક યોજાઈ ગઈ જેમાં રાજ્યની વરસાદી સ્થિતિનું અવલોકન કરાયું છી રાહત કમિશનર કે

કાપડિયાના અધ્યક્ષ સ્થાને યોજાયેલી આ બેઠકમાં હવામાન ખાતાના વડા ડો જયંતા સરકારે જણાવ્યું હતું કે રાજ્યમાં વરસાદે મહદઅંશે વિદાય લીધી છે